અને એક બેઠક ઉપર સરસાઈ ધરાવે છે

એક ઉપર સરસાઈ મળી છે

કોંત્રેસે પર બેઠકો ઉપરજીત મેળવી છે

તેમણે તેમના હરીફ શાલીની યાદવને હરાવ્યા છે

ગઇકાલ થયેલી લોકસભા ચૂંટણીના પરિણામોની મતગણતરીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આ બેઠક યોજવામાં આવી રહી છે મંત્રિમંડળની ભલામણો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલની લોકસભાનું વિસર્જન કરશે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરો આગામી દિવસમાં રાષ્ટ્રપતિને મળી ચૂંટાયેલા સાંસદોની યાદી તેમને સુપ્રદ કરશે જયાર બાદ નવા ગૃહની સ્થાપના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે પક્ષના વરિષ્ઠ નેતા એલ

અડવાણીની મુલાકાત કરી હતી ટ્વીટમાં શ્રી મોદીએ શ્રી અડવાણી જેવા મહાન લોકોએ તેમનું જીવન પક્ષના નવા વિચારના નિર્માણમાં વિતાવ્યું હોવાથી પક્ષની સફળતા શક્ય હોવાનું જણાવ્યું હતું લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ આ બેઠક થઈ હતી શ્રી મોદીને પક્ષના નેતા મુરલી મનોહર જોષીને પણ મળ્યા હતા વિધાનસભા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપને મળી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તમામ નેતાઓએ તેમનું ધારાસભ્યપદ જાળવી રાખ્યું છે ધ્રાંગધ્રાની બેઠક પર પરસોત્તમ સાબરીયા ચૂંટાઇ આવ્યા છે

માણાવદરની બેઠક ભાજપના જવાબર ચાવડાએ જીતી લીધી છે

તેમના હરીફ કોંગ્રેસના અરવિંદ લાડાણીને હટ હજાર મત મળ્યા છે મહિલા ઉમેદવારોની જીત ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં છ મહિલાઓને ઉમેદવાર બનાવતા તમામ છ મહિલાઓનો વિજય થયો છે જયારે કોંગ્રેસના એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલની હાર થઇ છે

તેમાંથી ઉંઝા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો આશાબેન પટેલનો વિજય થયો છે